પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

પ્રદેશ ભાજપ પ્રમુખ સી

પાટીલે ગઈકાલે અમદાવાદમાં દરીયાપુર તથા નીકોલ ખાતે જાહેરસભાને સંબોધી હતી તેમણે ભાજપના શાસનમાં અમદાવાદમાં થયેલા વિકાસકામોનો પરિચય આપ્યો હતો તેમણે ભાજપને વિજય અપાવવા સઘન કામગીરી કરવા કાર્યકરો તથા અગ્રણીઓને અનુરોધ કર્યો હતો ઉર્જામંત્રી તથા બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે બોટાદ તાલુકાના પાળીયાદ સરવા સહિત પાંચ ગામમાં ભાજપના અગ્રણીઓ કાર્યકરો સાથે બેઠક યોજી ફતી

સુરત ચૂંટણી સુરત મહાનગરપાલિકાની યૂંટણીને હવે અઠવાડીયું બાકી રહ્યું છે ત્યારે દરેક રાજકીય પક્ષ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે લોકો પાસેથી મત માંગવા માટે દિલ્ફીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતમાં આવ્યાં છે તેમણે ગઈકાલે સુરતમાં રોડ શોની સાથે સભા યોજીને કહ્યું કે દિલ્હીમાં પાણી મફત આપીએ છીએ પરંતુ સુરતમાં ડબલ ચાર્જ લેવામાં આવે છે મુખ્યમંત્રી તબીયત મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબીયત ગઈકાલે વડોદરામાં નિઝામપુરા ખાતે ચૂંટણી રેલી વખતે અચાનક બગડી જતા તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે યૂંટણી રેલીમાં સંબોધન કરતા તેઓ તબીયત બગડતા સ્ટેજ ઉપર જ બેસી ગયા હતા મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ટેલીફોન ઉપર શ્રી વિજય રૂપાણી સાથે વાતયીત કરીને તેમના ખબર અંતર પૂછયા હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું સંપૂર્ણ મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું છે અને તેમને એક દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ રખાશે

પ્રવાસન મંત્રાલયના સચિવ અરવિંદ સિંહે જણાવ્યું હતું કે કોરોના વખતે મૂકાયેલા નિયંત્રણો હળવા કરાયા છે અને આંતરરાજ્ય પ્રવાસ સરળતાથી કરી શકાય છે તેમણે દેશવાસીઓમાં પ્રવાસ માટે વિશ્વાસ ઊભો કરવા સરકાર ખાનગી ટૂર ઓપરેટરો તથા ખાનગી ક્ષેત્રને સહિયારા પ્રયાસો કરવા દેખો અપાના દેશનો સંદ્દેશો આપવા અનુરોધ કર્યો હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે ફીટ ઈન્ડિયા ઝુંબેશ ફેઠળ આ પ્રસંગે એક્તા મેરેથોનનું પણ આયોજન કરાયું હતુ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

માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ડીજીટલ માધ્યમોથી ફીની યુકવણાને પ્રોત્સાહન આપવા પ્રતિક્ષા સમય અને બળતણનો વપરાશ ઘટાડવા અને ટોલ બુથો પરથી કોઇ અડયણ વગર આગળ વધી શકાય તે માટે આમ કરવામાં આવ્યું છે

ક્રિકેટ રસિકો ગુજરાત ક્રિકેટ એસોસીએશન ડોટ કોમ અથવા બુક માય શો પરથી મોટેરામાં રમાનારી મેચોની ટિકીટ બુક કરી શકે છે